દરમિયાન બંને દેશોના સંરક્ષણ અને વિદેશમંત્રીઓ વચ્ચે પ્રતિનિધિસ્તરની વાતચીત ગઈકાલે યોજાઈ ગઈ

નલિયામંગ્રોજાનારી ક્રિકેટ શ્રેણી માટેની જાહેર કરેલી ભારતની ક્રિકેટ ટીમમાં ગુજરાતના ચેતેશ્વર પૂજારા હાર્દિક પંડ્યા રવિન્્જાડેજા અને જસપ્રીત બુમરાહનો સમાવેશ કરાયો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ચોથી ભારત ઉર્જામંચની બેઠકનું ઉદઘાટન કરતાં આ મુજબ જણાવ્યું હતું

આનો હેતુ ભારતના નાગરિકો માટે ઓછા કાર્બન ઉત્સર્જન સાથે ઊર્જા પૂરી પાડવાનો છે આના ભાગરૂપે ભારતમાં ગેસ ઉત્પાદનને પણ અગ્રતા આપવામાં આવી છે પ્રધાનમંત્રીએ કહ્યું કે ઉર્જા ઉત્પાદનની સાથે સાથે ઉર્જા બચત ઉપર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે

પ્રધાનમંત્રીએ તેમની સરકારે છેલ્લાં છ વર્ષમાં હાથ ધરેલા ઊર્જાક્ષેત્રના સુધારાની વિગતો આપી હતી

અમેરીકાના વિદેશમંત્રી માઈક પોમ્પિયો અને સંરક્ષણમંત્રી માર્ક એસ્પર બંન્ને દેશો વચ્ચે ત્રીજી વખત યોજાનારી ટ્ર પ્લસ ટ્ર મંત્રીઓની મંત્રણા માટે ગઈકાલે બપોરે દિલ્ફી આવી પહોંચ્યા હતા

આજે યોજાનારી ત્રીજી ભારત અમેરિકા ટ્ર પ્લસ ટ્ર મંત્રણામાં ભારત અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક સહયોગ વધારવા અને ભારત પ્રશાંત પ્રદેશમાં સહયોગ મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે

સંરક્ષણમંત્રી રાજનાથસિંહ તથા અમેરિકાના સંરક્ષણમંત્રી માર્ક એસ્પરે ગઈકાલે સંરક્ષણ ક્ષેત્રે દ્વિપક્ષીય સહકાર વધારવો માહિતીનું આદાન પ્રદાન સલામત સંપર્ક વ્યવસ્થા સંરક્ષણ ઉદ્યોગ સહિત દ્વિપક્ષીય સહકાર મજબૂત બનાવવા મંત્રણા કરી હતી

બંને આગેવાનોએ સહકાર વધારવાની શક્યતાવાળા નવા ક્ષેત્રો અંગે પણ વિચારણા કરી હતી અમેરિકાના સંરક્ષણ મંત્રીને સાઉથ બ્લોક ખાતે ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું વિદેશમંત્રી એસ જયશંકરે પણ અમેરિકાના વિદેશમંત્રી પોમ્પીઓ સાથે ગઈકાલે સાંજે પ્રતિનિધિસ્તરની વાતચીત કરી હતી અમેરિકાના સંરક્ષણમંત્રી એસ્પર તથા વિદેશમંત્રી માઇક પોમ્પીઓ આજે ટૂ પ્લસ ટૂ બેઠક બાદ પ્રધાનમંત્રી નરેન્વ્વ મોદીને પણ મળવાના છે તેઓ આજે સવારે દિલ્હીમાં યુધ્ધ સ્મારક ખાતે પુષ્પચક્ર ચઢાવીને શહિદવીરોને અંજલી આપશે

આ ધોરીમાર્ગના કારણે ત્રિપુરામાં વિવિધ પર્યટન ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો સાથેનો સંપર્ક સુગમ ઝડપી અને સુરક્ષિત બનશે તેમજ વાહન વ્યવહાર સુવિધા પ્રાપ્ત થવાથી પર્યટન ક્ષેત્રને ઉત્તેજન મળશે

આવતીકાલે યૂંટણી યોજાવાની છે તેમાં ઘણા વિસ્તારો નક્સલવાદીઓના પ્રભાવ હેઠળના છે અને સંવેદનશીલ ગણાય છે

અમારા સંવાદદાતા જણાવે છે કે ભાજપ સતત બીજી મુદ્દત માટે લેહ પર્વતીય પરિષદમાં શાસન કરશે ઉલ્લેખનીય છે કે આ વખતની યૂંટણીમાં એક પણ મહિલા ઉમેદવાર વિજયી થઈ નથી

રોહિત શર્માને ઇજા થવાથી તેમનો સમાવેશ ભારતની ટીમમાં કરાયો નથી

રાહ્લ શ્રેયસ અથ્યર રવિન્લ જાડેજા વોશિંગ્ટન સુંદર યજુર્વેન્ટ્ર ચહલ જસપ્રીત બુમરાહ મહંમદ સામી નવદીપ સૈની દીપક ચહલ અને વરૂણ ચક્રવર્તીનો સમાવેશ કરાયો છે

રાહુલ શ્રેયસ અય્યર મનીષ પાંડે હાર્દિક પંડ્યા મયંક અગ્રવાલ રવિન્દ જાડેજા યજુવેન્ યહલ કુલદીપ યાદવ જસપ્રીત બુમરાહ મહંમદ સામી નવદીપ સૈની અને શાર્દૂલ ઠાકુરનો સમાવેશ કરાયો છે

અશ્વિન અને મહંમદ સીરાજનો સમાવેશ કરાયો છે

કેન્દ્રીય નાગરિક ઉફયનમંત્રી હરદિપસિંહ પુરીએ ટ્વીટર ઉપર જણાવ્યું છે કે સાતમા તબક્કાના વંદેભારતના વધુ દેશોને આવરી લેવાશે